નલિયા પ્રાંત કચેરીમાં ફોર્મ ભરવા માટે શ્રી જાડેજા પહોંચ્યા ત્યારે સાંસદ વિનોદ યાવડા તેમની સાથે હતા અગાઉ આ બેઠક ઉપર શ્રી જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા પરંતુ પક્ષ અને વિધાનસભામાં રાજીનામું આપી ભાજપમાં તેઓ જોડાયા હતા તેમના રાજીનામાંથી ખાલી પડેલી બેઠક ની પેટા ચૂંટણીમાં હવે ભાજપ ઉમેદવાર તરીકે તેમણે ઝંપલાવ્યુ છે ધારી બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જે વી કાકડિયાએ આજે ફોર્મ ભર્યું છે ધારી પ્રાંત કચેરીમાં શ્રી કાકડિયા સાથે આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા અને સહકારી આગેવાન દિલિપ સંઘાણી સહિતના આગેવાનો હાજર હતા નેહ્લ ઠક્કર

આજે વહેલી સવારે મુંબઇમાં તેમનુ ઉમરના કારણે ટ્રંકી માંદગી બાદ અવસાન થયુ હતુ સુગમસંગીત અને ઠુમરી ગાયનમાં કૌમુદી મુનશી જાણીતા કલાકાર હતા સંગીત ગુરૂ તરીકે ઘણા શિષ્યોને તેમણે શાસ્રીબેય સંગીતનુ જ્ઞાન આપ્યુ હતુ

તો પ્રથમ નંબરે અમદાવાદ છે શાળા કોલેજોના સર્ટીફીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ યૂંટણી કાર્ડ જેવા મહત્વના કાગળો આ એપમાં સેવ થઇ જતા હોવાથી તેનો ઉપયોગ વધ્યો છે

પ્રત્યેક ઉમેદવાર માટે તેમનું નામ નિયુકત થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય બંને તારીખોનો સમાવેશ કરીને વચ્ચે સમયગાળા દરમ્યાન રાજકીય પક્ષો અથવા ઉમેદવારો તેમના દ્વારા અધિકૃત કરેલા યૂંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચના અલગ અલગ સાચા હિસાબો રાખવા આદેશ કરાયો છે ઉમેદવારો દ્વારા થતાં વિવિધ પ્રકારના ખર્ચ માટે જુદી જુદી વિગતોઆઈટમોના ભાવો નકકી કરવા માટે રાજકીય પાર્ટીના હોદેદારો સાથે તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી

ટી ઓ મુન્દ્રા રોડ રાવલવાડી અને જી

ડી સી માં લાભાર્થીઓને નવી શરતે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પ્લોટ ધારકો સમયાંતરે નવી શરતમાંથી જુની શરતમાં પ્લોટો ફેરવવા માટે અરજ કરતાં હોઇ આવા પ્લોટ ધારકો દ્વારા તા

જે અર્થે સર્વે લાભાર્થીઓએ નોંધ લેવી

આ પ્રસંગે મસ્કા નાગલપુર અને પિયાવાના આગેવાનો દ્વારા ધારાસભ્ય અને નવનિયુકત માંડવી તાલુકા પંચાયત પ્રમુખ રાણશીભાઇ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું